સી સી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધાની ગઇકાલે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે પરાજય આપ્યો છે

આ સમિતી મુજફફરપુર ખાતે એન્સીફાલીટીસ બાબતે અઘતન સંશોધન કેન્દ્ર સ્થાપવા જરૂરી પ્રાથમિક કામગીરી પણ કરશે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને બિહારમાં નોંધાયેલા એન્સીફાલીટીસના કેસો અને સમગ્ર પરિસ્થિતિની ગઇકાલે દિલ્હીમાં સમીક્ષા કરી હતી આ બેઠકમાં ડોકટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે બિહારના જુદાં જુદાં પાંચ જિલ્લાઓમાં વાયરોલોજી લેબ સ્થપાશે

સી યુ

ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહના નેતા તરીકે પ્રથમ શપથ લીધા હતા બાદમાં કેબિનેટ મંત્રીઓ શ્રી રાજનાથસિંહ અમીત શાહ અને અન્યોએ પણ શપથ લીધા હતા કાર્યકારી અધ્યક્ષ વિરેન્દ્રકુમારે નવા સભ્યોને શપથ લેવડાવવ્યા હતા ઘણા સાંસદોએ પોતાની માતૃભાષામાં જયારે કેટલાક સાંસદોએ સંસ્ક્રત ભાષામાં શપથ લીધા હતા

હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયા કિનારો ઓળંગ્યા પછી વાયુ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે રાજ્ય સરકારે કચ્છ જિલ્લા માટે એન ડી આર એફ ની પાંચ ટીમો ફાળવી છે તેવી જ રીતે તાકીદની પરિસ્થિતિમાં વહિવટીતંત્રની સહાય કરવા બી

ની બે કંપનીઓ સજજ રાખવાની વિનંતી કરાઇ છે

ગઇકાલે મધરાત સુધી કોઇપણ નાગરીકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા નથી પણ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને કોઇપણ વખતે સ્થળાંતર માટે સજ્જ રહેવા સૂચના અપાઇ છે બંદર ખાતેના કામદારોને તેમની કોલોનીમાંથી ખસેડવામાં આવ્યા છે દરિયો તોફાની રહેવાનો હોવાથી માછીમાર સહિત બધા જ લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના અપાઇ છે તથા બધા જ દરિયા કિનારાઓ પ્રવાસીઓ માટે બંધ રખાયા છે

આ પ્રસંગે વિસ્ફોટકો સાથેના વાહન વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો જો કે સૈનિકોની સતર્કતાના લીધે હુમલાખોરો સફળ થયા ન હતા અને આ ઘટનામાં કેટલાક સૈનિકોને સામાન્ય ઇજા થઇ છે આ વિસ્તારને ઘેરી લઇને હુમલાખોરોની તપાસ શરૂ કરાઇ છે

સલામતી દળોના જણાવ્યા મુજબ સંબંધિત વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાનું જણાય છે અત્યારસુધીમાં સેનાના એક જવાનને ઇજા થઇ હોવાના અહેવાલ છે વધુ વિગતોની રાહ જોવાય છે

નડ્ડાની ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે ગઇકાલે નિમણુંક કરવામાં આવી છે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં ભાજપના વડા મથક ખાતે યોજાયેલી પક્ષની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો ગઇકાલની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ નિતીન ગડકરી અને થાવરચંદ ગહેલોત અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા

તેઓ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાનાર ઇજીપ્તના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા અને ઇજીપ્તના હાલમાં પ્રતિબંધીત ઇસ્લામીક ગ્ર્પના સભ્ય પણ હતા

દરમિયાન મુસ્લીમ બ્રધરહુડ સંસ્થાએ તેમની હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો છે

ગઇકાલે બધા જ તબીબી કોલેજોના જૂનિયર ડોકટરોના પ્રતિનિધીમંડળે રાજ્ય સચીવાલય ખાતે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે તેમના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી રાજ્ય સરકારે જૂનીયર ડોકટરોની સલામતી સહિતની મોટાભાગની માગણીઓનો સ્વીકાર કર્યો હતો

શ્રી મમતા બેનરજીએ તબીબો ઉપર હુમલાના બનાવો હોસ્પિટલમાં ન બને તે માટે જરૂરી પગલા લેવાની ખાતરી આપી હતી